ટન ખાદ્ય સામગ્રી સાથે સુદાન બંદરે પહોંચ્યું છે રાષ્ટ્રીય જળજીવન મિશનની રાષ્ટ્રીય સ્તરની બેઠક આજે વીડિયો

ટ્વીટર ઉપર નાણાં મંત્રાલયે આ મુજબ જણાવ્યું છે

આ ઉપરાંત મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ ઝારખંડ કર્ણાટક મધ્યપ્રદેશ રાજસ્થાન તમિલનાડુ ઉત્તરપ્રદેશ અને બંગાળને નાણાં આપવામાં આવ્યા છે

શ્રીવાસ્તવે જણાવ્યું છે કે પારૂ મીનાપુર સહિત નક્સલવાદીઓના પ્રભાવવાળા આઠ મતવિસ્તારોમાં મતદાન બપોરના ચાર વાગ્યા સુધી જ્યારે અન્ય સ્થળોએ સાંજના છ વાગ્યા સુધી મતદાન યોજાશે આજે મતદાનની પ્રક્રિયા દરમિયાન કોવિડના સંક્રમણને રોકવા માટેના નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે બધા જ મતદાન મથકોને સેનીટાઇઝ કરવામાં આવ્યા છે કોવિડના લીધે ઊભી થયેલી પરિસ્થિતિમાં દોઢ હજારના બદલે દરેક મતદાન મથકમાં એક હજાર મતદાતાઓને જ મતદાન કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે

ગુજરાતના મુખ્ય યૂંટણી અધિકારી ડોક્ટર મુરલી કૃષ્ણને જણાવ્યું હતું કે અબડાસા લિંબડી મોરબી ધારી ગઢડા કરજણ ડાંગ અને કપરાડા બેઠકની પેટા યૂંટણીમાં આજે સાંજના છ વાગ્યા સુધી મતદાન યોજાશે

ચૂંટણી મુક્ત અને ન્યાય રીતે યોજાય તે માટે સલામતીની વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ કોવિડના લીઘે ઊભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઈ મતદારો માટે દરેક મતદાન મથકોએ હેન્ડવોશ સેનીટાઇઝર રાખવામાં આવ્યા છે

કોવિડના લીધે સામાજિક અંતર જાળવવા માટે દરેક મતદાન મથકે દોઢ હજારના બદલે એક હજાર મતદારોને મતદાન કરવાની વ્યવસ્થા કરાઈ છે

વેપારમાં સરળતા લાવવાના હેતુથી ગત પહેલી ઓક્ટોબરથી આ વ્યવસ્થા અમલમાં મૂકાઈ છે

ટ્વીટર ઉપર શ્રી મોદીએ જણાવ્યું છે કે આ હુમલામાં ભોગ બનેલાના પરિવારજનો તથા ઇજાગ્રસ્ત થયેલા માટે અમે પ્રાર્થના કરીએ છીએ તથા આતંકવાદ સામેની લડતમાં ભારત અફઘાનીસ્તાનને હંમેશા સમર્થન આપતું રહેશે

વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ

ઐરાવત પરની ખાદ્ય સામગ્રીનું સુદાન દિજીબોતી તથા એરીત્રીયામાં વિતરણ કરાશે ઉલ્લેખનીય છે કે મીશન સાગર હેઠળ ભારતે અત્યાર સુધીમાં માલદીવ મોરીશીયસ સેશલ્સ મડાગાસ્કર અને કોમોરોસને અનાજ તથા દવાઓનો પુરવઠો આપ્યો છે મીશન સાગર ભારતે તેના મિત્ર દેશોને કોવિડ રોગયાળા સામેની લડતમાં મદદરૂપ થવા તથા તેમના વિકાસમાં મદદરૂપ થવા શરૂ કર્યું છે

શ્રી ગજેન્દ્રસિંહ આ બેઠકમાં રાષ્ટ્રીય જળમીશનના અસરકારક અને ઝડપથી અમલીકરણ બાબતે રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોના આયોજન અને અમલીકરણ વિભાગના મંત્રીઓ સાથે વાતયીત કરશે

જળશક્તિ મંત્રાલયના ઉપક્રમે વર્યુથાઅલ રીતે શરૂ કરાયેલો આ ગંગા ઉત્સવની આવતીકાલે યોથીએ પૂર્ણાહૂતિ થશે કોવિડના સંક્રમણને ટાળવાના નિયમોનું પાલન કરીને ઘણાં કાર્યક્રમો યોજાશે